આજે સંસદના ચોમાસુ સત્રના આરંભ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે બધા જ સાંસદો આપણા સૈનિકોને સમર્થન આપવા એકમત છે તેમણે કહ્યું કે સંસદનું સત્ર અસાધારણ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યું છે અને કોવિડના સમયમાં પણ બધા જ સાંસદો તેમની ફરજ બજાવવા ઉત્સુક છે સંસદની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને ખાળવા જરૂરી બધા જ નિયમોનું પાલન કરાશે તેમજ સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે

રાજકોટ જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે હવાની ગતિ પણ તે દિવસોમાં વધારે રહેવાની શક્યતા છે પણ માછીમારો માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

આહવામાં દરેક ઘર પાસના ખુલ્લા ખાડા ખાબોચિયામાં દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ જંગલ વિસ્તાર હોવાથી સરિસૃપ નો ઉપદ્રવ અટકાવવા અને સ્વછતા જાળવવા દવા છંટકાવની ઝુંબેશ યાલી રહી છે રાશન કીટ સુરેન્દ્રનગર વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા સુરેન્દ્રનગરમા રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને રાશન કીટનું વિતરણ નિયમિત ચાલે છે તાજેતરમાં ડફેર બાવરી દેવીપુજક ચુંવાળિયા કોળી સમુદાયના અશકત વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકોને એક માસ યાલે તેટલા કરીયાણાની કીટનુ વિતરણ સંસ્થાના સ્થાપક મિતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કો ઓર્ડીનેટર હષઁદ કે વ્યાસ દ્વારા કરવામા આવ્યુ હતુ

મોડાસા તાલુકાના હફસાબાદ ગામના નટુભાઈએ ટૂંકી જમીન અને આકરી મહેનતથી ઝાઝી કમાણી કરી પ્રાકૃતિક ખેતીમાં નવી રાહ્ ચિંધી છે માત્ર દોઢ હેકટર જમીન ધરાવતા હફસાબાદના નટુભાઇ ચાર વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને આજે આર્ગેનિક શાકભાજી અને ઘંઉના પાકથી વાર્ષિક ત્રણ લાખની કમાણી કરે છે

જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી માં શરૂ થયેલા સ્પોર્ટ્સ એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઇઝરી સેન્ટર દ્વારા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા બનેલા અમરેલી જિલ્લાના પ્રથમ ખેલાડીઓની યાદી તૈયાર કરશે અને તેમની પાસે નોકરી છે કે નથી તે જાણી મદદરૂપ બનવા કોશિશ કરશે આ સેવા નો લાભ લેવા ઇચ્છતા રમતવીરો એ પુરૂ નામ જન્મ તારીખ આધાર કાર્ડ નંબર સરનામું મોબાઇલ નંબર ઇમેઇલ એડ્રેસ મળેલ પદક વગેરે અમરેલી ના બહ્માળી ભવન માં આવેલી જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી ને મોકલી આપવી તેમ એક સરકારી યાદી માં જણાવાયું છે

જિલ્લામાં શરદી ખાંસી તાવ જેવા લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને તપાસ કરાવી લેવા નગરપાલિકા પ્રમુખે અનુરોધ કર્યો છે